પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે

જ્યારે ખેડૂતો અને ગામડાઓને સશક્ત બનાવવામાં આવશે

ગઈકાલે આકાશવાણી પરથી પ્રસારીત મન કી બાત કાર્યક્રમમાં તેમણે કહ્યું કે ખેડૂત ક્રષિક્ષેત્ર અને ગામડાઓ આત્મનિર્ભર ભારતનો આધાર છે કોવીડ જેવી અસાધારણ પરિસ્થિતિમાં પણ ક્રષિ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે ક્રષિ ક્ષેત્રના તાજેતરના સુધારાઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે ખેડૂતો પોતાની ક઼ષિ ઉપજો દેશના કોઈપણ વિસ્તારમાં વેચી શકે છે અને સારી કિંમત મેળવી શકે છે કોરોનાના લીધે ઉલી થયેલી પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરીને પ્રધાનમંત્રીએ લોકોનો માસ્ક પહેરવા સામાજીક અંતર જાળવવા જેવા નિયમોનું યૂસ્તરીતે પાલન કરવા ઉપર ભાર મૂક્યો હતો ભારતીય સંસ્કૃતિના મહત્વના ભાગ એવા વાર્તાકથન અંગે બોલતા તેમણે કહ્યું કે દરેક ઘરમાં કોઈ એક વ્યક્તિ અર્થપૂર્ણ વાર્તાઓ કહીને ઘરના સભ્યોને નવી ઉર્જા અને પ્રેરણા આપતી હોય છે પંચતંત્ર અને હિતોપદેશ જેની અસાધારણ વાર્તા પરંપરાનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ દેશના વિવિધ વિસ્તારો તથા વ્યક્તિઓ દ્વારા હાલમાં જાળવવામાં આવતી આ પરંપરાના ઉદાહરણો કહ્યા હતા તેમણે વાર્તાના માધ્યમથી ભારતની આઝાદીની ચળવળના પ્રેરણાદાયક પ્રસંગોથી નવી પેઢીને વાકેફ કરવા અનુરોધ કર્યો હતો

આ ઉદવહન સિંયાઈ યોજના ઉમરપાડા ડેડીયાપાડાના આદિજાતિ ખેડૂતો માટે આશીર્વાદરૃપ બનશે તેમજ બારમાસી સિંચાઈ સુવિધા તેમને મળતી થવાથી હવે ખેતી દ્વારા આર્થિક સમૂદ્વિની નવી દિશા આ વનબંધુ ધરતીપુત્રોને મળતી થશે

ઉપરાંત તાપી કરજણ ઉદવહન સિંચાઇ યોજના અન્વયે ચાર પમ્પિંગ સ્ટેશન્સ બનાવામાં આવશે

જો કોઈ વિદ્યાર્થીના શરીરનું તાપમાન વધુ આવશે તો સ્ક્રલમાં તૈયાર કરાયેલા આઈશોલેશન વોર્ડમાં પરીક્ષા આપી શકશે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનું યુસ્ત પાલન વચ્ચે નિર્ધારીત પરીક્ષા કેન્દ્રો પરથી પરીક્ષા લેવાશે

ત્યારબાદ તાત્કાલિક સર્ચ અને રેસ્ક્વ્ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું

અને તમામ ખલાસીઓને ઓખા લાવવામાં આવ્યા હતા

જેમા મુખ્ય અતિથિ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટના કુલ પતિશ્રી ડૉ નિતીન પેથાણી જોડાયા ફતા જેઓએ વર્તમાન સમયમાં કોરોના મહામારીને અનુલક્ષીને મનોવૈજ્ઞાનિકોની ભૂમિકા સ્પષ્ટ કરી હતી કાર્યક્રમના અધ્યક્ષ સ્થઆને યુનિવર્સીટીના ક્રલપતિશ્રી હર્ષદ શાહે વર્તમાન સમયને ધ્યાનમાં લઈને કોરોના વૈશ્વિક મહામારી તેમજ બાળ મનોવિજ્ઞાન પર રજૂઆત કરી હતી કાર્યક્રમના સંયોજક પ્રો

ડી ઢીલાએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી

સી કોલેજના પ્રોફેસર અને અધ્યક્ષ ડૉ સંજીવ સાઓજી જોડાયા હતા જેઓએ કોરોના મહામારીમં તેના સંકટ અને ઉપયારો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી જેઓએ કોરોનાની હકારાત્મક અને નકારાત્મક અસરો અંગે છણાવટ કરી હતી

ગુજરાત રાજ્ય કાનૂન સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન મુજબ અને નાલસાના પ્લાન મુજબ ગઈકાલે યોજાયેલી ઈ લોક અદાલતમાં કેસો ચલાવવામાં આવ્યા હતા